પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે

કેન્દ્રીય દવા ગુણવત્તા નિયંત્રણ સંસ્થા ડી

જાણીતા ફિલ્મ કોરિયોગ્રાફર સરોજખાનનું આવસાન

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ગઈકાલે આ અંગે બેઠક યોજાઈ હતી શ્રી રાજનાથસિંહે આ ઉપકરણો માટે સ્વદેશી ડિઝાઇન અને વિકાસ પર ભાર મૂક્યો હતો

આ રક્ષા ઉપરકરણોનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે જેમાં વિવિધ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોની ભાગીદારી હશે નવી મિસાઇલ પ્રણાલીથી સેનાની ત્રણેય પાંખોની તાકાતમાં વધારો થશે

દેશભરમાં ઓછા અથવા લક્ષણો નહીં દેખાતા દર્દીઓની સંખ્યા વધુ જણાતા મંત્રાલયે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે નવી માર્ગદર્શિકા મુજબ આવા દર્દીઓને ઘરમાં અન્ય સભ્યોથી અલગ રાખવાની સુવિધા હોવી જોઈએ જે દર્દીએ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય અથવા એચઆઈવી કેન્સર જેવી બીમારીથી પીડાતો હોય તો તેવા દર્દીને ઘરે આઈસોલેશનમાં રાખી શકાશે નહીં

ઘરે રખાયેલા દર્દીમાં ગંભીર લક્ષણો દેખાય તો તબીબનો તરત જ સંપર્ક કરવાની સૂચના અપાઈ છે મંત્રાલયે ઘરે રખાયેલા દર્દીની તબીબી દેખરેખ રાખવા માટે પણ ચોક્કસ પ્રોટોકોલ નક્કી કર્યા છે મંત્રાલય રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્રોને ઘરમાં આઈસોલેશનમાં રખાયેલા દર્દીઓની સ્થિતિ ઉપર ધ્યાન રાખવાની સૂચના આપી છે

ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી રહેલી કોવેક્સિન બાદ આ બીજી સંભવિત રસી છે જેને માનવી પરીક્ષણ માટે સંમતિ આપવામાં આવી છે અમદાવાદ ખાતેના ઝાયડસ કંપનીના રસી ટેકનોલોજી કેન્દ્રમાં ઝાયકીવ ડી નામની આ રસી વિકસાવવામાં આવી રહી છે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિતપ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ગત મોડીરાત્રે શ્રીનગરના બહારના વિસ્તારોમાં સુરક્ષાદળી અને આતંકવાદી સાથે થયેલી અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરાયો છે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ અથડામણ હજરત બલ દરગાહની નજીક માલબાગ વિસ્તારમાં એ સમય શરૂ થઈ જ્યારે સુરક્ષાદળોની સંયુક્ત ટીમે શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું સુરક્ષાદળોની ટીમે જેવી શંકાસ્પદ જગ્યાએ આગળ વધવાનું શરૂ કર્યું તે દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર મરાયો આતંકવાદીની ઓળખ કરવામાં આવી રહી છે

ઉત્તરપ્રદેશના પોલીસ મહાનિદેશક એચ સી અવસ્થીએ જણાવ્યું હતું કે આ બનાવમાં પોલીસ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ દેવેન્દ્ર મિશ્રા ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરો તથા યાર પોલીસ કોન્સ્ટેબલો શહીદ થયા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહીદ પોલીસ જવાનોને અંજલી આપી હતી તથા તેમના કુટુંબીજનોને સાંત્વના પાઠવી હતી મુખ્યમંત્રીએ આ બનાવ માટે જવાબદાર કસૂરવારો સામે કડક પગલાં લેવાની સૂચના આપી છે શિક્ષણ માર્ગદર્શિકા કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે ઓનલાઈન માધ્યમથી અપાતા શિક્ષણ માટે પ્રથમ આઠ અઠવાડિયા માટે વૈકલ્પિક શૈક્ષણિક માર્ગદર્શિકા જારી કરી છે જેમાં ટેકનોલોજી અને સોશિયલ મિડિયાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને તેમના ઘરે શિક્ષણ આપતા શિક્ષકોને વિસ્તૃત માર્ગદર્શન અપાયું છે આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ શિક્ષકોને સકારાત્મક વિચારોવડે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિના સારામાં સારા પરિણામો મેળવવા પ્રોત્સાહિત કરવાનો છ શ્રી નિશંકે જણાવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ પાસે મોબાઈલમાં ઈન્ટરનેટની સુવિધા હોતી નથી

આ માર્ગદર્શિકામાં પાઠ્યપુસ્તકમાંથી વિવિધ વિષયવસ્તુની પસંદગી કરીને તેને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વધુ રસપ્રદ બનાવીને શીખવાડવા ઉપર ભાર મૂકાથો છે

જળશક્તિ મંત્રાલયે જણાવ્યું છે કે વિપરીત પરિસ્થિતિમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસોના લીધે આ કામગીરી શક્ય બની છે

જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં વીજવપરાશનું પ્રમાણ ગત વર્ષના આ સમયગાળા જેટલું જ નોંધાયું હતું રાજ્યમાં ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતા વીજ અને પાણીનાં વપરાશમાં આગામી દિવસોમાં વધારો થવાની સંભાવના છે પોતાના વતન રાજ્યમાં પાછા ફરેલા પરપ્રાંતિય કામદારો હવે વતનમાંથી કાર્યસ્થળે પાછા ફરવાની શરૂઆત થઈ છે

જોકે તેમનો કોરોના વાયરસનો રીપોર્ટ કરાવાતાં રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો સરોજ ખાનની દફનવિધી આજે મલાડ સ્થિત કબ્રસ્તાનમાં કરવામાં આવશે